ભારતીય નોંધણી ધારામાં મહત્વપૂર્ણ સુધારા સુયવતું વિધેયક આગામી વિધાનસભા સત્રમાં પસાર થતાં એ કાયદો બનશે સુધારા વિઘેયકની જોગવાઈ પ્રમાણે નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર પુરાવા રજુ કરવા પડશે

કોરોના લોક ડાઉનને લીધે આ સેવા સાડા પાંચ મહિનાથી બંધ હતી પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડેન્ટ મહેશ પરમારે જણાવ્યું છે કે પાસપોર્ટ અરજી નો સ્વીકાર શરૂ થતાં અરજદારો આવવા લાગ્યા છે

સૌરાષ્ટ્ર ક ચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે બાર સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદ નોંધ્યા બાદ હળવા દબાણનો પદ્દો સર્જાતા ભારે વરસાદ પડે તેવી વકી છે

આ ઉપરાંત બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બિન અધિકૃત ખનીજ ખનન પ્રવૃતિ સબબ એફ

આર પણ દાખલ કરવામાં આવી હોવાનું ખાણ ખનીજ વિભાગ તરફથી જણાવાયું છે

નાયબ જિલ્લા વિકાસ અધિકારી કચેરીએ કહ્યું છે કે બદલી પામેલા કર્મચારીઓને ફરજના નવા સ્થળ પર વહેલી તકે હાજર થવાનું રહેશે બદલી થઈ છે તેવા તલાટીને ર જા ઉપર ઉતરવા ની મનાઈ રહેશે અને સંબધિત અધિકારીઓને પણ બદલી પામેલા કર્મચારીઓની રજા મંજુર નઠી કરવા કહેવાયું છે નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી ની તાકીદ પણ કરાઈ છે

ઉનાઈ ના ઋષિ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલીબેલ વિસ્તારના લોકોએ પોત પોતાના પિતૃઓનું શ્રાધ કર્મ પિંડ દાન અને દાન પુષ્થ કર્યું હતું વિધીવત પૂર્વક શ્રાધ નો મહિમા પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ થાય અને ઘર પરિવાર કુટુંબ ની અંદર સુખ શાંતિ રહે અને પિત્રઓના શુભ આશિર્વાદ મળે તે માટે દર વર્ષેની જેમ આ વર્ષે બધાએ ભેગા મળી પિતૃઓનુ શ્રાદ્ધ કર્યું હતું અને એ પિતૃઓના શ્રાદ્ધ થકી શુભ આશિર્વાદ મળી રહે એ માટે વિશેષ પ્રાર્થના કરી હતી ભારત માતા મંદિર વઢવાણ ના શનિ મંદિર ખાતે ભારતમાતા મંદિર નું ખાત મુઠૂર્ત કરવા માં આવ્યું જેમાં સુરેન્દ્રનગર ના જિલ્લા સંયોજક શ્રી ભવાનસિંહ ટાંક જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મનહરસિંહ રાણા સુરેન્દ્રનગર વઢવાણ શહેર મહામંત્રી પકંજ ભાઈ પરમાર વઢવાણ ગ્રામ્ય ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલબકાલાલ પરમાર હર્ષદભાઈ ગાંધી હરેશભાઇ જાદવ સાથે વઢવાણ વિધાનસભા ના તમામ સંયોજકો અને વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ ભાજપ ના પદાધિકારીઓ હાજર રહ્યા હતા

અને તે આવતી કા લ સાંજ સુધી યાલુ રહેશે